તેઓ જૈન આચાર્ય પદમ સાગર સુરીજી મફારાજને મળ્યા અને તેમના આર્શીવાદ લીધા આ પ્રસંગે તેમણે દેવી સરસ્વતીની પુજા પણ કરી હતી તેમણે મ્યુઝીયમની પણ મુલાકાત લીધી ફતી જેમાં પ્રાચીન શીલાલેખો અને જૈન શાસન પર ફાથથી લખાયેલા પુસ્તકોનો સમૃધ્ધ સંગ્રહ્ છે આ પહેલા સવારે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા ફિરાબાની મુલાકાતે આવ્યા હતા ગાંધીનગર ખાતે રાયસણ ગામમાં આવેલા તેમના ઘરે શ્રી કોવિંદ લગભગ અડધા કલાક સુધીનો સમય વિતાવ્યો હતો આરતીબેન ભદ્દ ગૌચર જમીન રાજય સરકારે તમામ ગામોના ગૌચરમાંથી દબાણો દુર કરવાનો આદેશ આપ્યો છે રાજ્યના વિકાસ કમિશ્નરે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગામની મુલાકાત લઈને જમીનનું નીરીક્ષણ કરવાની દબાણ જોય તો તે દુર કરવાની સુચના આપી છે આ આદેશમાં ગૌચરની જમીનમાં જો વ્યપારિક દબાણો હોય તો તેને સૌ પહેલા દુર કરવા અને ઉભા પાક તથા રહેણાકને લગતા દબાણો શાંતિ અને સુલેફ જોખમાય નફી તે રીતે મામલતદાર અને પોલીસ ઈન્સ્પેક્ટરને સાથે રાખીને દબાણ ફટાવવા આદેશ અપાયો છે રાજ્યમાં પોણા પાંચ લાખ ચોરસમીટર ગૌચરની જમીન પર દબાણ કરાયુ હોવાનું અંદાજ છે

જેમાં કચ્છ જિલ્લાના સર્વે પ્રકારના દિવ્યાંગજનો આ લાભ મેળવી શકશે

ફવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે ઉત્તર ભારતના રાજયોમાંથી પાછા વળવાનું શરૂ કર્યા પછી ગઈકાલે ગુજરાત સફિત મધ્યભારતના તમામ ભાગોમાંથી પણ ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધુ છે

રાજયના કૃષિ વિભાગે ઘઉ લસણડુંગળી અને રાયડો જેવા રવિ પાકોના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ ઉભુ થવાથી ફવે તેની વાવણી શરૂ કરવાની ખેડતોને સલાફ આપી છે જો કે જીરૂઈસબગુલ જેવા કુમળા શિયાળો પાકો માટે ઈશાનના ઠંડા પવનો શરૂ થાય એ મફત્તમ તાપમાન ઘટે ત્યાં સુધી વાવણીની રાફ જોવાની ભલામણ કરાઈ છે

ભુજના બાળરોગ નિષ્ણાંત ડો નેફલ વૈધ તેમજ સત્યમ સંસ્થાલોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ ભુજવાસીઓ દ્રારા સાયકલયાત્રા ભુજના પાંચનાકાછકીબારી તેમજ ચારેય રીલોકેશન સાઈટમાં ફરીને ડેન્ગ્યુ મચ્છર ઉત્પતિ ક્યાં થાય છે અને તેવા સ્થાનોની સ્વચ્છતા અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા ફતા આ સાયકલયાત્રાને ઠેર ઠેર થી આવકાર મળ્યો ફતો